પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

બી આઈ અદાલતના યુકાદાને આવકાર આપતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું સત્ય નો અંતે વિજય થયો છે ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું રેલ્વે સ્ટેશન ઉપર ખાદ્ય સામગ્રી માટે માટીના પાત્રનો વપરાશ વધારી માટીકામ કારીગરોને વધુ અને નવું કામ અપાશે

બી આઈ અદાલતના યુકાદાને આવકાર આપતા કહ્યું છે કે અંતે સત્યનો વિજય થયો છે તેમણે ઉમેર્યું હતું કે રાજકીય પૂર્વગ્રહ રાખીને સંતો મહંતો વિશ્વ હિન્દુ પરિષદ અને રાજકીય નેતાઓના નામ આરોપી તરીકે સામેલ કર્યા હતા પણ અંતે આ તમામ લોકો નિર્દોષ જાહેર થયા છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યુકાદામાં ભલે વિલંબ થયો પણ અંતે સત્યનો વિજય થયો છે અને આ યુકાદાને ગુજરાતની જનતાએ આવકાર્યો છે

મહિલા બાળકલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું છે કે આંગણવાડી કેન્દ્રો ખાતે તેડાગર બહેનો તથા આંગણવાડી કાર્યકરોની શ્રેષ્ઠ કામગીરી માટે જિલ્લા કક્ષા ના માતા યશોદા એવોર્ડનું વિતરણ પણ ગાંધી જયંતિ નિમિત્તે થશે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા તૈયાર થયેલી નંદઘર ઇન્ફર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશનનું લોન્યીંગ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોજાશે આંગણવાડી કચેરી અને બ્લોક ઓફિસના નવ નિર્મીત ભવનોનું ઇ લોકાર્પણ તથા ઇ ભૂમિપજન પણ શ્રી રૂપાણીના હસ્તે યોજવાની તડામાર તૈયારી ચાલી રહી છે

શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે વીમા કંપનીઓ સમયસર દાવો ચૂકવતી ન હોવાથી કુદરતી આપત્તિમાં ખેડૂતને સીધી સહાય ચુકવવાનું નક્કી કર્યુ છે અને જેના ભાગરૂપે રૂ

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમત્રી નિતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજય મંત્રમંડળની બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે વાલીઓ શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવાથો છે ખાનગી શાળાઓને સ્પષ્ટ સૂયના અપાઇ છે કે ફી રાહત સંદર્ભે કોઇપણ શિક્ષકને છૂટા નહી કરી શકાય કે પગાર પણ નહી કાપી શકાય

ટ્રાન્સપોર્ટેશન સ્પોર્ટસ મનોરંજન સહિતની કોઇ જ ઇતર ફી શાળાઓ લઇ શકશે નહી ક ચ્છ કચ્છના પહેલા પ્રવાસે આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક બંસલે ગાંધીધામ ખાતે કોરોના વોરિયર્સનું સન્માન કરવાની સાથોસાથ રેલ્વે પરિસરમાં સ્વચ્છતા કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું

કોઈપણ પ્રકારના ખર્ચ વગર મોટી બીમારી માટે ઓપરેશન અને સારવાર લાભાર્થી ને મળ્યા હોવાથી સૌ પ્રધાનમંત્રી મોદી નો આભાર માની રહ્યા છે આ યોજના હેઠળ નોંધાયેલ પરિવારો માટે રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર ઓળખપત્ર ઉપર ઉપલબ્ધ કરવામાં આવે છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો અલ્પેશ સાલવીએ જણાવ્યુ છે

તેમાં જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ભાગ લીધો હતો

કલોજીંગ અંતમાં બાપુનુ પ્રિય ભજન વૈષ્ણવ જન સાંભળીએ જને સિંગાપુરના કલાકારોએ ગાયુ છે